આગાઉ રદ થયેલી યૂંટણીનો નવો કાર્યક્રમ જાહેર થયા પછી કોંગ્રેસના એક પછીએક એમ પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડી જતા બેકફૂટ ઉપર આવી ગયેલી કોંગ્રેસ હવે ખુબજ સાવચેતીથી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યી છે કોંગ્રેસ તેમના બાકીનાધારાસભ્યોને અકબંધ રાખવાના તમામ પ્રયાસો કરી રહી છે છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસનું સંખ્યાબળ તૂટવાને કારણે ભાજપના ત્રીજાઉમેદવાર શ્રી નરહરિ અમીનના વિજય ની શક્યતાઓ વધી ગઈ છે ત્યારે કોંગ્રેસનાબે દિઝાજ નેતાઓ શ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ભરતસિંહ સોલંકીમાંથી એકઉમેદવારે પરાજય સહન કરવો પડે તેવી પુરી સંભાવના છે કોંગ્રેસ અગાઉથી જ સ્પષ્ટ કરી યુકી છે કે તેમના પ્રથમ પસંદગીના ઉમેદવાર શ્રી શક્તિસિંહ ગોહિલ છે કોંગ્રેસ દ્વારા તેના ઘારાસભ્યોને મતદાનના પહેલા ગાંધીનગર લઇ આવવામાં આવ્યા છે જેથી મતદાનને દિવસે તેઓને સીધા જ વિધાન સભા સચિવાલય લઇ જઈ શકાય

દરમિયાન અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે આજે ગાંધીનગરમાંમળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એન

ના એકમાત્ર ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજા ઉપસ્થિત રહેતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત જણાય છે અમદાવાદ રથયાત્રા આવતા મંગળવારે અમદાવાદ સહીત રાજ્યમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે કોરોના વાયરસને કારણે હજુ પણ અનિશ્ચિતતાની સ્થિતિ છે ઓડિસાના પુરીમાં યોજાનારી રથયાત્રા ઉપર કોરોના રોગયાળાનો ચેપ વધુપ્રસરે નહિ તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકી દેવતા હવે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા ઉપર પણ અનિશ્ચિતતા સર્જાઈ છે પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાત અદાલતમાં અમદાવાદની રથયાત્રા યોજવા સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે ત્યારે હવે આ અંગે શું નિર્ણય આવે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી રહેશે અત્રે એ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ભાવિકો વગર થોડા સાધુ સંતોની ઉપસ્થિતિમા રથયાત્રા કાઢવાની વિચારણા યાલી રહી હતી

ગત માર્ચ મહિનામાં લોકડાઉન અગાઉ ઈરાનમાં ફસાયેલા માછીમારોએ સ્વદેશ લાવવા સરકારમાં રજૂઆતોનો દોર યલાવ્યો હતો

અને આજે ઉમરગામ લવાયા હતા

કોરોના પોઝીટીવ દર્દી મૂળ ભાયાવદરનો છે જેની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની છે

નવસારી જીલ્લામાંથી પણ વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી બે ના મૃત્યુ થયાં છે

જ્યારે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે

ભાવનગરમાં આજે કોરોનાનાં વધુ બે પોઝીટીવ કેસ નોંઘાયા છે જિલ્લાનાં તળાજામાં અમદાવાદથી આવેલા એક મહીલાને કોરોના હોવાનું જાણવા મળવા પછી તેમને ભાવનગર હોસ્પીટલમાં દાખલ કરાયા છે

જો કે આજે વધુ સાત દર્દોઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે

ગીર સોમનાથ વાવણી સમગ્ર રાજયમાં આ વર્ષે આગોતરા સારા વરસાદથી વરાપ થતાં જ ખેડુતોએ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી છે

સુરત જિલ્લામાં હાલ સુધીમાં સૌથી વધુ વાવેતર શાકભાજી કેળા ધાસચારી અને લીલા પડવાશનું થયું છે

જયારે અન્ય જવાર તુવેર તલ જેવા પાકોનું છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે

રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો

સરકારે ધાર્મિક સ્થળો અને મંદિરો ખોલવાની મંજૂરી કેટલીક શરતોને આધીન આપતા આજે સવારે દ્વાર ખુલતા જ સ્થાનિક શ્રદ્વાળુઓએ મંદિર ખાતે રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી હતી